તેમણે કહયું કે દેશના લોકોએ આ ધર્મ નવી અભિવ્યકિતના સ્વરૂપે જોયું છે ભગવાન બુધ્ધનું જ્ઞાન અને શિક્ષણ બોધ્ધિક ઉદારતા અન આધ્યાત્મીક વિવિધતાના સન્માનની ભારતીય પરંપરાની અનુરૂપ છે શ્રી રામનાથ કોવિંદ આજે અષાઢી પૂર્ણિમાના પસંગે રાષ્ટ્રપતિ ભવનમાં ધર્મચક દિવસ સમારોહ નું ઉદઘાટન કર્યું જેનુ આયોજન કેન્દ્રિય મત્રાલયના સહયોગથી આંતરરાષ્ટ્રીય બૌધ્ધ પરિસંગે કયું છે આ પ્રસંગે પધાનમંત્રો શ્રી નરેન્દ્ર મોદીએ કહય કે વિશ્વ આ સમયે અસાધારણ પડકારોનો સામનો કરી રહયું છે જેનો અંતિમ ઉકેલ માત્ર ભગવાન બધ્ધના આદશોથી જ પ્રાપ્ત થઈ શકે છે પ્રધાનમંત્રીએ કહયું કે ભગવાન બધ્ધના આઠ ઉદેશ જુદા જુદા સમાજો અને રાષ્ટ્રોના કલ્યાણનો માર્ગ પ્રશસ્ત કરે છે

જયાં રોગચાળાના લક્ષણો ખૂબજ હળવા અથવા દેખાતા નથી ત્યાં માર્ગદશિકા લાગુ પડશે સુધારેલી માર્ગદશિકા અનુસાર કોરોના ચેપગ્રસ્ત દર્દાઓ જેમાં ચિકિત્સકોએ પુષ્ટિ કરી છે કે લક્ષણો ખુબ જ હળવા છે અથવા ચેપના ચિન્હો બતાવતા નથી તે ઘરે એકલા હોઈ શક છે મંત્રાલયે કહય છે કે આવા દર્દીઓના ઘરોમાં પોતાને અલગ રાખવાની સુવિધાઓ હોવી જોઈએ મંત્રાલયે એમ પણ કહયું છે કે એચ આઈ વી કેન્સર અને અંગ પ્રત્યારોપણના કસોમાં ઘરે મંજરી આપવામાં આવશે નહી મત્રાલયે સુચન આપ્યું છે ક આવા કોવિક દર્દીઓની સંભાળ રાખનારાઓ અને નજીકના સંપર્કમાં રહેલા લોકોને ડોકટરની સલાહ પર હાઈડ્રોકસી કલોરોકિવન આપવી જોઈએ

કેન્દ્રીય સંસ્ક્રતિ અને પ્રવાસનમંત્રી પ્રહલાદ પટેલ જણાવ્યું હત કે સૂરક્ષાની તમામ વ્યવસ્થા સાથે સંસ્કૃતિ મંત્રાલય અને પુરાતત્વ વિભાગના તમામ સ્મારક ફરી ખોલવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્રિય સંસ્કૃતિ મંત્રાલયે કોરોનાને પગલે ગત તા

જ્યારે જિલ્લામાં અત્યાર સુધી કોરોનાથી કુલ નવ દર્દીના મોત નોંધાયાં છે

ગાજવીજ અને પવન સાથે વરસાદ અબડાસાના હમીરપર તેરા નાના મોટી ધુફી બીટામાં વરસાદી ઝાપટા પડયા તો નખત્રાણા તાલુકામાં વાતાવરણમાં પલટો આવ્યા બાદ અનેક વિસ્તારોમાં ઝરમરથી ઝાંપટા સધોનો વરસાદ થયો હોવાના સમાચાર મળી રહયા છે તો બીજી તરફ પૂર્વ કચ્છના રાપર તાલુકાના ખેંગારપર ગામથી અમારા સમાચાર મિત્ર મહાદેવ ભાઈએ ફોન પર માહિતી આપતા કહયું હત કે આજ બપોર બાદ ખેંગારપર્ ગૌરોપર વણોઈ સહિતના ગામ્ય વિસ્તારોમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને હળવોથી મધ્યમ વરસાદ થયો હ તો રાપર તાલુકાના આડેસર ગાગોદર સહિતના વિસ્તરોમાં પણ વરસાદ થયા હોવાના સમાચાર મળો રહયા છે